પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે દેશભરમાં આજથી મિશન ઇન્દ્રધનુષ રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ

અને ઇન્ટરનેટ સેવા મોંધી થશે નવેમ્બર મહિનામાં જીએસટીની આવક એક લાખ કરોડથી વધી

ઉજવણી કરાશે ાં ચમહાલ છોટાઉદેપુર અને નર્મદા જીલ્લામાં હવામાનમાં ફેરફાર અને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

જેમાં આરોગ્ય સિવાયના અન્ય ક્ષેત્રોને સાંકળી વધુ જોખમ ધરાવતા લોકો સુધી હોંચવા વધારાની વ્યૂહરચનાનો સમાવેશ કરાયો છે

નવા દરો મુજબ મોબાઇકલ કોલની સાથે સાથે ઇન્ટરનેટ સેવા પણ મોંઘી થશે

એસ ટી

નવેમ્બર મહિનામાં રજૂ કરાયેલા રિટર્નની સંખ્યા પણ વધી છે

લોકસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ આ માહિતી આપી હતી

જે અંતર્ગત સુરેન્દ્રનગર જીલ્લામાં લોકોને પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાનો લાભ મળી રહ્યો છે ઝ્રંપડીમાં રહેતા કે કાયા મકાનમાં રહેતા ગ્રામીણ ગરીબ લોકો પોતાનું ઘરનું ઘર બનાવી શકે તે માટે આ યોજના દ્વારા સહાય પૂરી પાડવામાં આવી

આ વર્ષની આ ઉજવણીનો વિષયવસ્તુ છે સુરક્ષિત જનની વિકસીત ઘરોની આ સપ્તાહ દરમિયાન પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના લાભાર્થી મહિલાઓ માટે રાજ્યભરમાં જિલ્લા તેમજ તાલુકા સ્તરે વિશેષ કાર્યક્રમ યોજાશે જેમાં સગર્ભા મહિલાઓના ફોર્મ ભરવા તેમજ તેમના આધાર બેન્ક ખાતા સાથે જોડવા વિશેષ કેમ્પ યોજાશે આ ઉપરાંત ગ્રામસભામાં ચર્ચા હાથ ધરાશે અને જનજાગૃતિ રેલી પણ યોજાશે વધુમાં વધુ સગર્ભા મહિલાઓ આ યોજનાનો લાભ લે તે હેતુથી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે

વિશ્વ એઇડસ દિવસ ગઇકાલે રાજ્યભરમાં વિશ્વ એઇડસ દિવસ નિમિત્ત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોમાં એઇડ અંગે જાગૃતિ લાવવા વિશ્વ એઇડ્ દિવસ મનાવાય છે

વિશ્વ એડઇસ દિવસ નિમિત્તે એઇડસ હેલ્થકેર ફાઉન્ડેશન બ્રાન્ડ એમ્બેડર રાજપીપળાના પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રસિંહ ગઇકાલે તેલંગણાના હૈદરાબાદમાં જનજાગૃતિ કાર્યક્રમોમાં જોડાયા હતા ગઇકાલે તેલંગણાના સરકારે યુવરાજને એચઆઇવી ટેસ્ટીંગ મોબાઇલવાન ભેટ આપી હતી યુવરાજે એચઆઇવી ટેસ્ટની કીટ લઇને લોકોના ઘરે જઇને મોબાઇલના સાધનોની મદદથી દરેકનો એયઆઇવી ટેસ્ટ કરાવ્યો હતો દાહોદ જિલ્લામાં આ અંગે રાજકૃપા ઇન્સ્ટિટ્યુટ દ્વારા રેલી યોજવામાં આવી હતી આ કાર્યક્રમમાં એઇડસ કેવીરીતે થાય છે તેની સમજણ પણ આપવામાં આવી હતી ઉપરાંત રાજકૃપા ઇન્સ્ટિટ્યુટની વિદ્યાર્થિનીઓ દ્વારા એઇડસ અંગેનો રોલપ્લે કરીને લોકોને સમજણ આપવામાં આવી હતી

એ અને બી એડનો ઇન્ટીગ્રેટેડ કોર્સ શરૂ કરાશે નવા શૈક્ષણિક વર્ષથી આ કોર્સની શરૂઆત થશે

આ અંગે વધુ માહિતી આપતા યુનિવર્સિટીના કુલપતી હર્ષદ પટેલે જણાવ્યું કે આગામી વર્ષથી દિવ્યાંગ શિક્ષણ માટે ખાસ તાલીમ પામેલા શિક્ષકો તૈયાર કરવા યાર વર્ષના સમયગાળામાં ઇન્ટીગ્રેટેડે બી

ના નવા અભ્યાસક્રમો શરૂ કરાશે

આ યાત્રા દ્વારકા સુધી પહોંચનાર છે અને આ યાત્રામાં ખેડૂતોના પ્રશ્નો અંગે જન જાગૃતિની કામગીરી હાથ ધરવામાં આવી આ યાત્રા પહેલા દિવસે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સુત્રાપાડા તથા તલાળા સહિતના તાલુકાઓમાં પસાર થઇ હતી

હવામાન રાજ્યમાં દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ગઇકાલે હળવો વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં હવામાનમાં કોઇ મોટો ફેરફાર નથી

રાજપીપળા ખાતે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો